પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

જેમાં બિમારીનો ઈલાજ થાય છે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

જો કે કેન્દ્ર સરકારે ઓનલાઇન વર્ગો યાલુ રાખવાની તરફેણ કરી છે

શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું કે વીમા કંપનીઓ સમયસર દાવો યૂકવતી ન હોવાથી કુદરતી આપત્તિમાં ખેડૂતને સીધી સહાય ચુકવવાનું નક્કી કર્યુ છે અને જેના ભાગરૂપે રૂ

બી આઈ અદાલતના યુકાદાને આવકાર આપતા કહ્યું છે કે અંતે સત્યનો વિજય થયો છે તેમણે ઉમેર્થું હતું કે રાજકીય પૂર્વગ્રહ રાખીને સંતો મહંતો વિશ્વ હિન્દુ પરિષદ અને રાજકીય નેતાઓના નામ આરોપી તરીકે સામેલ કર્યા હતા પણ અંતે આ તમામ લોકો નિર્દોષ જાહેર થયા છે તેમણે વધુમાં ઉમેર્થું હતું કે ચુકાદામાં ભલે વિલંબ થયો પણ અંતે સત્યનો વિજય થયો છે અને આ યુકાદાને ગુજરાતની જનતાએ આવકાર્યો છે

તેમણે ઉમેર્યું હતું કે દરેક પ્રજાપતિ પરિવાર આત્મનિર્ભર બને તે માટે વીજળી વડે ફરતા ચાકડા જેવી સહાય અને નવીન વિચાર તેમના સુધી મોદી સરકાર પહોચાડવા માંગે છે

આ માટે નિયત નમૂના ફોર્મ બાર ડી માં જરૂરી વિગતો ચૂંટણીના જાહેરનામાની તારીખના પાંચ દિવસની અંદર ચુંટણી અધિકારીને પહોંચાડવાની રહેશે કોવિડના શંકાસ્પદ કે દર્દીઓએ સક્ષમ આરોગ્ય સત્તાધિકારીનું પ્રમાણપત્ર અરજી સાથે મોકલવું પડશે ચુંટણી અધિકારી આવી અરજીઓની વિગતો ચકાસીને સંબંધીતોને ટપાલમતપત્ર આપશે

આર

આ કોપી મેળવવા અરજીની વિગત મોબાઈલ નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગીંન કરવાનું રહેશે

રાજ્યમાં થોડાક તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયું છે

સોમનાથ ટ્રસ્ટ દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટની ઓનલાઈન બેઠક મળી હતી જેમાં આગામી એક વર્ષ માટે ટ્રસ્ટના અધ્યક્ષ પદે ફરી વધુ એક વાર કેશુભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે આ બેઠકમાં મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિતના ટ્રસ્ટીઓ ઓનલાઈન જોડાયા હતા